મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની યૂંટણીની મતગણતરી યાલી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષના કાર્યકરોને સરકારે લિધેલા પગલાઓના લાભો દરેક નાગરિક સુધી પહોયાડવા અનુરોધ કર્યો છે

પરિણામો અને વલણો બંને વિધાનસભાઓના જોતાં મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાનું ગઠબંધન સત્તા જાળવી શકશે જયારે હરિયાણામાં કોઇ પક્ષ બહૂમતમાં હોય તેવું લાગતું નથી

સી પી

જ્યારે સમાજાવાદી પાર્ટીએ અને એઆઇએમઆઇએમ એ એક એક બેઠક જીતી છે કોંગ્રેસના ઊમેદવાર એડવોકેટ કેસી પડવીએ અક્કલકુવા બેઠક જીતી છે અંતાપૂરકર રાવ સાહેબ જયવતાએ ડેગલુ બેઠક જીતી છે લગાતપૂરી બેઠક હિરામણ ભિખા ખોસકરએ જીતી છે વિક્રમસિંહ બાલા સાહેબ સાવંતએ જાઠ બેઠક જીતી છે એનસીપી ઊમેદવાર દિલિપ દત્રાદેય વાલસે પાટીલએ અંબે ગાવથી યૂંટાયા છે અકોલે બેઠક ડોક્ટર કિરણ યામજી લહામતેએ જીતી છે ચેતન તુપે હૃદાબસરથી અનિલ પાટીલએ અમલમેરથી અને આત્મા રામ ભગવતરા અહેરી બેઠક પરથી યૂંટાયેલા જાહેર થયા છે ભાજપના ઊમેદવાર વિજય કુમાર ગાવિત નદુરબાર બેઠક પરથી યૂંટાયા છે કાશીરામ પાવરા સીરપુર બેઠક પરથી અને સંજય સવકરે ભુસાવરથી યૂંટાયા છે મુકતા તિલક કસ્બા પેઠ પરથી અને સુરેશ ભોલે જલગાવ શહેર માથી યૂંટાયા છે જલગાવની ગ્રામ્ય બેઠક પરથી શિવસેનાના ગુલાવરાવ પાટિલ ચૂંટાયેલા જાહેર થયા છે

મુખ્યમંત્રી મનોફરલાલ કરનાલ બેઠક પરથી યૂંટાઇ આવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રણદિપસિંહ સુરજેવાલા કૈથલ બેઠક પરથી હારી ગયા છે ભાજપના લીલારામે તેમને ફરાવ્યા છે પૂર્વ કોંગ્રેસ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંગ ફડાએ ગ્રફી સંપલા ચિલોઇ બેઠક જીતી લીધી છે જેજેપીના દુષ્યત ચૌટાલાએ ઉચના કલાન બેઠક પરથી વિજય મેળ્વયો છે હરિયાણાના નાણાંમંત્રી અને વરિષ્ટ ભાજપ નેતા કેપ્ટન અભિમનયું નરનાઉન્દ બેઠક પરથી હારી ગયા છે

જન નાયક જનતા પાર્ટી એક બેઠક પર અને અપક્ષ યાર બેઠકો પર આગળ છે

તેના મતોની ગણતરી યાલી રહી છે સતારામાં ભાજપના ઉમેદવાર ઉધ્યનરાજે ભોંસલેએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી એનસીપીના શ્રીનિવાસ પાસેથી પાછળ છે સમસ્તિપુર બેઠક પર એનડીએના જોડાણવાડા લોકજનશકિત પાર્ટીના ઉમેદવાર પ્રિન્સરાજ કોંગ્રેસના ડોક્ટર અશોક કુમારથી આગળ છે સિક્કિમ વિધાનસભાની બધીજ ત્રણ બેઠકોના પરિણામ જાહેર થયા છે તેમા બે બેઠકો ભાજપાએ અને એક બેઠક સિક્કિમ ક્રાંતિકારી મોરયા એ જીતી લીધી છે મુખ્યમંત્રી અને સિક્કિમ ક્રાંતિકારી મોરયાના અધ્યક્ષ પ્રેમસિંહ તમાગે પોકલોલ કામરાગ બેઠક જીતી લીધી છે હિમાચલ પ્રદેશ વિધાનસભાની બંને બેઠકો ભાજપાએ જીતી છે પુડુચેરીમાં કાંમરાજનગર બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને જાહેર કરાયા છે કેરલ વિધાનસભાની પેટાયૂંટણીની બધીજ પાંચ બેઠકોના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં કોંગ્રેસ તથા માક્સવાદી કોમ્યુનેશ પાર્ટીએ પ્રત્યેકે બબ્બે બેઠકો મેળવી છે એક બેઠક પર ઇન્ઠીયન યુનિયન મુસ્લિમલિંગના ઉમેદવાર વિજેતા બન્યા છે

તામિલનાડુમાં એક સીટ ઓલ ઇન્ડિયા અન્ના ડિએમકેએ જીતી લીધી છે તેલગાણાંની એક બેઠક પર તેલગાણાં રાષ્ટ્ર સમિતિના ઉમેદવાર આગળ છે

જેમાં લખનઉ કેન્ટગંગોફ ગોવિંદનગર બેઠકો ભાજપે જીતી છે અપનાદલે પ્રતાપગઢથી બેઠક જીતી છે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ગૌરવ કુમારે જથીદપુર બેઠક જીતી છે

આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં પક્ષના પ્રવક્તા જી વી એલ નરસિફમ્મા રાવે જણાવ્યું કે હાલના વલણો પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપને જ્વલંત વિજયનો મેન્ડેટ મળ્યો છે અને સરકાર બનાવશે તેમણે કહ્યું કે હરિયાણામાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે અને ત્યાં પણ સરકાર બનાવશે

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે તેમનો પક્ષ ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે

પક્ષીય ધોરણે મતદાન થયું હતું અને ગુપ્ત મતદાનથી પ્રક્રિયા કરવામાં આવી હતી

રાષ્ટ્રપતિ કોવિંદ કાલે રાજગીરમાં વિશ્વશાંતિ સ્તૂપ સુવર્ણ જયંતિ સ્મારક મહોત્સવ માં સંબોધન કરશે

વિશ્વ બેંક દ્વારા આજે વોશિંગ્ટનમાં પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં આ વિગત અપાઈ છે

ની ફાળવણી કરવાનો અને પસંદગીના દેશોમાં ટેકનોલોજીનું ફસ્તાંતરણ કરવા માટેની છૂટ આપી છે આ નિર્ણયથી સંરક્ષણક્ષેત્રમાં નિકાસમાં વધારો થશે અને વેપાર કરવામાં સરળતા રહેશે

બી એન એસ નું ઉદધાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ પગલું ખૂબ જ મહત્વનું છે અને આ સેવા દ્વારા આકાશવાણી અને દૂરદર્શનને સમાયારો પૂરા પડાશે તેમણે કહ્યું કે આ ખૂબ જ ગતિશીલ માળખું બની રહેશે અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રસારભારતી ન્યૂઝ સર્વિસનું મુખ્ય થીમ પ્રથમ ડિજીટલ રહેશે